પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓ અને ઉચ્યઅધિકારીઓને ભારતીય રમકડાંઓને પ્રીત્સાફન આપવા માટે અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટેના ઉપાય કરવા કહ્યું

વૈંકેથા નાયડુએ મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ઝુંબેશ કરવાની હાકલ કરી છે કોઇ પણ બાળકી શિક્ષણ અધુરું છોડીને ન જાય તેની ખાતરી કરવા અનુરોધ કર્યો છે કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશ આ વર્ષના અંત સુધીમાં કોરોનાની સારવાર માટેની રસી વિકસીત કરી લેશે

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સરકારી નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રીય ભરતી એજન્સી દ્વારા આયોજિત સંયુક્ત પાત્રતા પરિક્ષાના માધ્યમથી કરી શકે છે

ભારતમાં અનેક રમકડાં ઉદ્યોગ સમૂહો સાથે હજારો કારિગરો જોડાયેલા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે રમકડાં સાંસ્ટૃતિક સંપર્ક મજબૂત કરવાની સાથે નાનપણથી બાળકોમાં માનસિક કૌશલ્યનો વિકાસ પણ કરે છે શ્રી મોદીએ કહ્યું કે નવીન અને રચનાત્મક ઉપાયો દ્વારા રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ તેમણે કહ્યું કે ભારતીય રમકડાં બજારના વિસ્તારની અનેક સંભાવના છે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપી આ ઉદ્યોગમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકાય છે શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજી નાવીન્ય અને વૈશ્વિક ધારાધોરણ અનુસારના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમણે યુવાનોને બાળકોમાં રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ અને ગૌરવની ભાવના જગાડે તેવી ડિઝાઈનવાળા રમકડા બનાવવા સૂચન કર્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે રમકડાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાના પ્રયાર માટે ઉત્કૃષ્ટ માધ્યમ બની શકે છે શ્રી મોદીએ પ્રવાસન ઉદ્યોગથી પણ ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની અપીલ કરી પ્રધાનમંત્રીએ ભારતીય મૂલ્યોને પ્રતિબિંબિત કરતી ઓનલાઈન ગેમ સહિત રમકડા ટેકનોલોજી અને ડિઝાઈનમાં નાવીન્યના ઉદ્દેશ્યથી યુવાઓ માટે હેકાથીનના આયોજન પર ભાર મૂક્યો હતો

વૈંકેયા નાયડએ મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ઝુંબેશ કરવાની હાકલ કરી છે કોઇ પણ બાળકી શિક્ષણ અધુડું છોડીને ન જાય તેની ખાતરી કરવા અનુરોધ કર્યો છે બેટી બયાવો બેટી પઢાઓ યોજનાએ સમાજમાં સકારાત્મક અસર પેદા કરી છે પરંતુ સામાજીક માનસિકતાના બદલાવ માટે ઘણું કરવાની જરૂર છે

તેમણે તમામ રાજકીય પક્ષોને વિનંતી કરી છે કે સંસદ તેમજ રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને વહેલી તકે પૂરતું અનામત મળે ઉપરાંત લાંબા સમયથી પડતર પ્રસ્તાવ અંગે વહેલી તકે સર્વસંમતિ સધાય તે જરૂરી છે

તેમણે જણાવ્યું કે નુઆખઈનો પર્વ ખેડૂતોની મહેનતથી ઉજવણી કરવાનો વિશેષ અવસર છે તેમણે ખેડૂતોને અન્નદાતા ગણાવી આ શુભ દિવસે દરેક માટે સમૃદ્ધિ અને સારા આરોગ્યની પ્રાર્થના કરી છે

વૈંકેયા નાયડુએ આશા વ્યક્ત કરી છે કે નુઆખઈનો ઉત્સવ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવશે એક સંદેશામાં તેમણે જણાવ્યું કે નુઆખઈ અનાજની પૂજા માટેનો પ્રાચીન તહેવાર છે ખેડૂતો પાક લણણીની મોસમમાં તેમની મહેનત અને આનંદની ઉજવણી કરે છે આમ આ પર્વ માણસ અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે

બેઠકમાં પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે સરહદ વિવાદના તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી સ્થિતિનો સામનો કરવા માટે ભવિષ્યની રણનીતિ ઉપર વિયાર વિમર્શ કરવામાં આવ્યો

કે પોલે કહ્યું કે ત્રીજા તબક્કામાં પહોંચેલી રસીના પરિક્ષણના ઉત્સાહજનક પરિણામો મળ્યા છે શ્રી પોલે કહ્યું કે અન્ય બે રસીઓ હાલમાં ક્લિનીકલ પરિક્ષણના પ્રથમ અને બીજા તબક્કામાં છે

આ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ સલામતી અને આરામદાયક વાતાવરણ મળશે આ વાતાનુકુલિત હોસ્પિટલ અતિઆધુનિક સુવિધાઓ અને મશીનોથી સજ્જ છે

દ્વારા કરી શકે છે

જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે સીઈટીમાં પ્રાપ્ત કરેલા માર્કસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ભરતી એજન્સીની સાથે સાથે જાહેર ક્ષેત્રના ઉપક્રમો તથા ખાનગી ક્ષેત્રની સાથે આદાનપ્રદાન કરી શકાય છે તેમણે કહ્યું કે આનાથી ઉમેદવારોની પસંદગીમાં રાશ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ભરતી એજન્સીના નાણા અને સમયની બચત થશે સાથે સાથે નોકરીની તપાસ કરી રહેલા યુવાનોને પણ સરળતા મળશે જિતેન્દ્રસિંહ કહ્યું કે સીઈટીમાં પ્રાપ્ત કરેલા માર્કસ એજન્સીઓ અને સંગઠનો સાથે આદાન પ્રદાન કરવા માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર જેવી વ્યવસ્થા કરી શકાય છે તેમણે કહ્યું કે આ અંગે કર્મચારી અને તાલીમ વિભાગ પણ કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંપર્કમાં છે

શ્રી જાવડેકરે જણાવ્યું કે ટીવી કાર્યક્રમો અને ફિલ્મો માટે શૂટિંગ તેમ જ નિર્માણ કાર્ય હવે આખા દેશમાં કરી શકાશે દેશના કેટલાક ભાગમાં આ ઉધ્યોગ સંપૂર્ણ પણે બંધ છે તો કેટલાંક રાજ્યોમાં મર્યાદિત રીતે શૂટિંગની પરવાનગી અપાઇ હતી પરંતુ હવે સરકાર આંતરરાષ્ટ્રીય અનુભવોના આધારે પ્રમાણિત સંયાલન પ્રક્રિયા શરૂ કરી રહી છે

શ્રી ટ્રમ્પે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે જો ચીન અમેરિકાની સાથે યોગ્ય વ્યવહાર નહીં કરે તો તેઓ યોક્ક્સપણે આવું કરશે